રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજયરૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ આ કાર્યક્રમોમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થઇનેઇ લોન્યીંગ કરશે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

નડ્ડા સહિત અનેક મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ સંદેશમાં શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના જીવનમૂલ્યો અને લોકતાંત્રિક પરંપરામાં નિષ્ઠાનો આદર્શ પ્રસ્તુત કર્યા છે શ્રી કોવિંદે પ્રધાનમંત્રી શ્રી મોદીના સારા સ્વાસ્થ્યની કામના કરી છે ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ સંદેશમાં પ્રધાનમંત્રી શ્રી મોદીને જન્મ દિન શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે શ્રી મોદી દેશની સેવા અને ગરીબોના કલ્યાણ માટે સમર્પિત છે સૂચના અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે પ્રધાનમંત્રી શ્રી મોદીને તેમના જન્મદિન પર શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે પ્રધાનમંત્રીની દૃઢ ઇચ્છાશક્તિથી દેશ નવી ઊંચાઈએ પર પહોંચ્યો છે પક્ષના અધ્યક્ષ જે

નફાએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી મોદીએ દેશને પ્રગતિના પથ પર આગળ વધારીને સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે જીવન નિર્માણથી લઈને રાષ્ટ્ર નિર્માણ સુધીની શ્રી મોદીની યાત્રા દરેક વ્યક્તિ માટે પ્રેરણાસ્રોત છે

શર્મા ઓલીએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મ દિવસ પર શુભેચ્છા પાઠવી છે એક ટ્વીટ સંદેશમાં શ્રી ઓલીએ કહ્યું છે કે બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવા માટે તેઓ શ્રી મોદી સાથે મળીને કામ કરતાં રહેશે

નાગરિક ઉડ્ડનય મંત્રી હરદીપસિંહ પુરીએ ગઈકાલે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ જાણકારી આપી હતી

થાત્રિકો તેમના તપાસના પરિણામ આવે ત્યાં સુધી પ્રતિક્ષા કક્ષમાં રોકાઈ શકે છે અથવા તો હોટેલમાં પણ રોકાઈ શકે છે તપાસના પરિણામ સુધી યાત્રિકોના પાસપોર્ટ વિમાન મથકના અધિકારીઓ પાસે રહેશે

કે ભારત નેટ યોજના હેઠળ ઈન્ટરનેટનો ઉપયોગ સરકારી સંસ્થાઓને અને ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેટ કનેક્ટિવીટી સુધારવા માટે ઉપલબ્ધ કરાયો છે

તેમણે આ રોગયાળા દરમિયાન મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરાયેલા કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો એનસીપીના પ્રફલ્લ પટેલે જણાવ્યું કે આ મુદ્દે કોઈ રાજકારણ અને રમત ન થવી જોઈએ સીપીઆઈના બિનોય વિશ્વમે માંગ કરી કે કેન્દ્ર એ રાજ્યોને ઓક્સિજનનો યોગ્ય પુરવઠો સુનિશ્ચિત કરવો જોઈએ આમ આદમી પાર્ટીના સંજયસિંહે કોરોના સંક્રમણ સામેની લડતમાં કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ સરકારની ક્ષતિઓની આલોચના કરી

ગૃહ રાજ્યમંત્રી જી કિસન રેડ્ડીએ ગઈકાલે રાજ્યસભાના એક પ્રશ્નના લેખિત જવાબમાં આ જાણકારી આપી ડાબેરી અંતિમવાદ સાથે જોડાયેલી જુદી જુંસામાં પણ ઘટાડો થયો છે

તેમાં સુરક્ષા ઉપાય વિકાસ કાર્યોની શરૂઆત અને સ્થાનિક સમૂહોના અધિકારોનો સમાવેશ થાય છે મંત્રાલયે કહ્યું છે કે કેન્દ્ર સરકારની મુખ્ય માળખાગત યોજનાઓ સિવાય અન્ય વિકાસ કાર્યક્રમો જેવા કે રસ્તાઓનું નિર્માણ મોબાઇલ ટાવર કૌશલ્ય વિકાસ બેન્કો અને પોસ્ટ ઓફિસ સ્વાસ્થ્ય અને શિક્ષણ સુવિધાઓના સુધારા લાગુ કરવામાં આવી રહ્યા છે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

અત્યાર સુધી કુલ છ કરોડ પાંચ લાખથી વધુ નમૂનાઓનું પરીક્ષણ થઈ યૂક્યું છે

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બટમાલુ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવતા શોધ અભિયાન દરમિયાન આતંકવાદીઓએ હ્મલો કર્યો હતો

આજે રાજ્યસભામાં એક પ્રજાનાં જવાબમાં કાયદા અને ન્યાયમંત્રી રવિશંકર પ્રસાદે આ મુજબ જણાવ્યું મંત્રી શ્રી પ્રસાદએ માતૃત્વની ઉમર માતા મૃત્યુદર ધટાડવા અને પોષણ સ્તરમાં સુધારા લાવવા માટેનાં સંબંધીત બાબતોની તપાસ માટે આ વર્ષે જૂન મહિનામાં એક ટાસ્ક ફોર્સની ર ચનાં કરાઈ છે

તેમણે આંધ્રપ્રદેશના વિકાસ માટે બહુમૂલ્ય યોગદાન આપ્યું છે પ્રધાનમંત્રીએ તેમના પરિવાર અને શુભયિંતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે

તેમણે જણાવ્યું કે ભારતને પ્રકૃતિમાં જૈવ વિવિધતા ઉપહારમાં મળ્યું છે